અમારા સંવાદદાતા આર

અને દસ લાખ જેટલા મતદાન મથકો ઉભા કરાશે દેશના મોટા રાજયો પૈકી ઉત્તરપ્રદેશબિહાર અને પશ્રિમ બંગાળ એ ત્રણ રાજયોમાં સાતેય તબક્કામાં મતદાન પ્રક્રિયા થસે જયારે જમ્મુ કશ્મીરમાં પાંચ તબક્કામાં મતદાન કરાશે શ્રી અરોરાએ વિષ્પક્ષ મુક્ત અને ન્યાથી યુંટણીઓ યોજાય તે માટે યુંટણીપંચે લીધેલા પગલાની વિગતો આપી હતી તેમણે પ્રચાર પ્રસાર માધ્યમોને તમામ સહયોગ માટે અપીલ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ચુંટણીપંચ દ્રારા લોક સભાની ચુંટણીની તારીખોની જાહેરાત થતાં સાથે આર્દશ આયાર સંહિતાનો અમલ પણ શરૂ થઈ જશે જે સંપુર્ણ યુટણી પ્રક્રિયા પુરી થયા સુધી અમલમાં રહેશે

પ્રજાપતીએ આપી હતી એક્ષપેન્ઠેચર અને આચાર સંહિતા અમલીકરણ કમિટીની કામગીરીમાં જોડાયેલ સ્ટાફને યુંટણીની જાહેરાત થતાંની સાથે જ કાર્યરત થઈ જવા તાકીદ કરવામાં આવી હતી ખર્ચ સંબંધિત ફરિથાદ માટે ફલાઈંગ સ્કવોર્ડનું ગઠન કરી દેવાયુ છે તેમજ આયાર સંહિતા સંબંધી ફરીયાદ માટે સીવીજીલન્સ એપનો પ્રથમ વખત પ્રયોગ અમલી બનાવાયો છે શીતલબેન વૈષ્ણનવ ખાતની ફાળવણી ગુજરાતમાં વિજય રૂપાણી મંત્રીમંડળમાં ત્રણ નવા મંત્રીઓની નિયુક્તિ પછી તેઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે નવા કેબિનેટ મંત્રી બનેલા જવાહર યાવડાને પ્રવાસન અને મત્સ્ય વિભાગની જવાબદારી સુપરત થઈ છે જયારે બે નવા રાજયમંત્રીઓ પૈકી યોગેશ પટેલ નર્મદા વિભાગ અને શહેરી વિકાશ વિભાગ સંભાળશે જયારે ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની જવાબદારી સોંપાઈ છે

નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલ તેમ જ આરોગ્યપ્રધાન કિશોરભાઈ કાનાણી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં